એન યુ મુદ્દે કરેલા સૂત્રોચ્યાર બાદ ગૃહની બેઠક બપોરના બે વાગ્યા સુધી મુલત્વી રાખવામાં આવી

એન યુ અને જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિના મુદ્દે કરેલા સૂત્રોચ્યાર બાદ ગૃહની બેઠક બપોરના બે વાગ્યા સુધી મુલત્વી રાખવામાં આવી છે ગૃહની બેઠક શરૂ થતા ડાબેરી પક્ષોના સાંસદો આપ અને કોંગ્રેસના કેટલાંક સાંસદોએ જે એન યુ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે સભાપતિ વેંકૈયા નાયડુએ તેને સમર્થન આપ્યું ન હતું વિપક્ષોએ પોતાની માગણીના સમર્થનમાં સૂત્રોચ્યાર યાલુ રાખતા ગૂહમાં શોરબકોરના દ્રશ્યો સર્જાયા હતા ત્યારબાદ સભાપતિએ ગૃહની બેઠક બપોરના બે વાગ્યા સુધી મુલત્વી રાખી હતી ઉલ્લેખનીય છે કે જે એન યુ ના વિદ્યાર્થીઓ ફીમાં થયેલા વધારા અને હોસ્ટેલ મેન્યુઅલના મુસદ્દાનો વિરોધ કરી રહ્યા છે અગાઉ ગૃહમાં ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ રોબર્ટ મુગાબેના અવસાન બદલ બે મિનિટ મૌન પાળીને તેમને અંજલી આપવામાં આવી હતી એવી જ રીતે સભાગૃહે જાણીતા અર્થશાસ્ત્રી અભિજીત બેનરજીને અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર મેળવવા બદલ તેમને અભિનંદન આપ્યા હતા

વિધેયકમાં સરોગેસીના કાર્યપદ્ધતિ અને પ્રક્રિયામાં નિયંત્રણ માટે રાષ્ટ્રીય સરોગેસી બોર્ડ રાજ્ય સરોગેસી બોર્ડ અને યોગ્ય સત્તાવાળાઓની નિમણૂંક કરવાનો પ્રસ્તાવ છે

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગુલાબનબી ખાન અને બરકતુલ્લાહ નામના બે આતંકવાદીઓના નામે પહલગામ અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં નોંધાયેલી જમીનો ટાંચમાં લેવાઈ છે આ બંને આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી કાર્યવાહી કરતા હતા

તેમણે કહ્યું કે યુવાનોની ભરતીની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે

તેમણે વિવિધ લોક કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી આપીને તેનો મહત્તમ લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો

ટિવટર ઉપર શ્રી રાજનાથસિંહે કુદરતી આપત્તિમાં મૃત્યુ પામેલા સૈનિકોના પરિવારજનોને સાંત્વના આપતા સંદેશામાં એ સૈનિકોની બહાદુરી તથા રાષ્ટ્રપ્રત્યેની તેમની સેવાભાવનાની પ્રશંસા કરી હતી

એક સૈનિકને ગંભીર ઇજા થઇ છે અને એક લાપતા બન્યો છે

અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પીઓએ ગઇકાલે જણાવ્યું હતું કે પેલેસ્ટીની વિસ્તારોમાં ઇઝરાયેલી ઊલી કરેલી વસાહતો આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ગેરકાયદેસર છે તેવુ અમેરિકા માનતો નથી શ્રી પોમ્પીઓએ જણાવ્યું હતું કે અમેરિકાના અગાઉના વલણથી શાંતિ સ્થાપવામાં કોઈ મદદ મળી નથી ઇઝરાચેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાફએ અમેરિકાએ તેના વલણમાં કરેલા ફેરફારને આવકાર્યો હતો જો કે પેલેસ્ટીની સત્તાવાળાઓએ અમેરીકાએ તેની નીતિમાં કરેલા ફેરફારને આંતરરાષ્ટ્રીય ધારા વિરોધી ગણાવીને તેનો વિરોધ કર્યો છે

ગઇકાલે રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા પછી શ્રી રાજપક્ષેએ આ પ્રથમ આદેશ બહાર પાડથો છે તેમણે માર્ગના નામની તકતી ઉપર મુકાયેલ રાજકીય અગ્રણીઓની તસ્વીરો પણ દ્વર કરવાનો નિર્દેશ આપ્યો છે

આ પ્રસંગે શ્રી તોમરે જણાવ્યું હતું કે સ્વ સહાય જૂથના માધ્યમથી ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને અધિકાર સંપન્ન બનાવવાની બાબતને કેન્દ્ર સરકાર ટોચની અગ્રતા આપે છે અત્યાર સુધીમાં સાત કરોડથી વધુ મહિલાઓ સ્વ સહાય જૂથોમાં જોડાઈ છે

આ બાંગ્લાદેશીઓને તેમણે પાસપોર્ટ ધારાનો ભંગ કરીને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ અપાયેલી સજાની મુદત પૂરી થતાં તેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઇકાલે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી

તેઓ આવતીકાલે ઇઝીમાલામાં ભારતીય નૌકાદળ એકેડેમીને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિનો ધ્વજ અર્પણ કરશે યુધ્ધ અથવા શાંતિના સમયગાળા દરમિયાન સમર્પણ અને ઉલ્લેખનીય યોગદાન માટે આપવામાં આવતો રાષ્ટ્રપતિ ધ્વજ ઉત્કૃષ્ટતાનું પ્રતીક છે

અત્યારસુધી રમાયેલી ચાર મેચોમાં ભારતીય ટીમ એકપણ મેચ જીતી શકી નથી

આ હોકી પ્રો લીગ સ્પર્ધાની ભારતની મેચો ભુવનેશ્વરમાં યોજાશે